દરમિયાન સરહદે બીએસએફ અને પોલીસ બંદોબસ્ત સઘન બનાવવામાં આવ્યો છે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સમગ્ર ગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન ગ્રહમંત્રી રાજનાથસિંહ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ નાણામંત્રી અરૂણ જેટલી આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોવલ કેબિનેટ સેક્રેટરી પી

સિન્હા વિદેશ સચિવ વિજય ગોખલે ગ્રહ સચિવ રાજીવ ગોબા પ્રધાનમંત્રીના અધિક અગ્ર સચિવ પી

મિશ્રા પણ ઉપસ્થિત રહ્યા હતા

ભાજપે જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની રાજકીય ઇચ્છા શક્તિએ આ શક્ય બનાવ્યું છે ટ્વીટર પર ભાજપ પ્રમુખશ્રી અમીત શાહે જણાવ્યું કે નૂતન ભારતના નિર્માણ માટેની ઇચ્છાશક્તિથી એ આ હુમલા શક્ય બનાવ્યા છે ભારત ત્રાસવાદને કયારેય સહન નહીં કરે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ હવાઇદળના પાયલોટને સલામ આપી છે

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ હવાઇ હુમલાઓને આવકાર્યા છે

રાજસ્થાનમાં ચુરૂ ખાતે જાહેરસભાને સંબોધતાં શ્રી મોદીએ કહ્યું કે સ્થિર સરકારની શક્તિ સમગ્ર વિશ્વ જોઇ રહ્યું છે આ પ્રસંગે તેમણે એક કવિતાનું પઠન કર્યુંહતું

આજે નવી દીલ્હીમાં ઇસ્કોન મંદિર ખાતે ગીતા આરાધના મહોત્સવમાં તેઓ હાજર રહ્યા હતા

આજે રાજ્યપાલશ્રી ઓ પી

ઘણા જિલ્લામાં ધુળની ડમરીઓ સાથે જોરદાર પવન વંટોળ સાથે વરસાદી ઝાપટા પડચા હતા એક તરફ શિયાળાની ઋતુની વિદાય અને બીજી બાજૂ ઉનાળાના આગમન વચ્ચે વાતાવરણના આ બદલાવથી આશ્વર્ય સર્જાયું હતું અચાનક વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી કચ્છમાં પણ જિલ્લા મથક ભુજમાં સવારે વરસાદી ઝાપટું પડ્યું હતું અને રસ્તા પર પાણી ફરી વળ્યા હતા